વિભિન્ન રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતા દેશભરમાં રેલીઓ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમુના કઠુઆમાં જનસભા સંબોધશે ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશમાં બે સભાને સંબોધન કરશે તેઓ અલીગઢમાં સાજે મુરાદાબાદ જિલ્લામાં રેલી સંબોધશે શ્રી મોદીનું ઉત્તરપ્રદેશમાં આ ત્રીજુ રેલી અભિયાન છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ રેલીમાં જોડાશે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોગ્રેસના નેતા નવજોતસિંહ સિધુ પણ આજે પડોશી રામપુર જિલ્લામાં વિવિધ જાહેર સભાને સંબોધશે

મતદાનના આંકડા ફજી વધવાની શકયતા છે કારણ કે કેટલીક મતદાન ટુકડીઓ હજી પાછી ફરી રહી છે

જયદિપ વૈષ્ણવ બેનામી રોકડ લોકસભાની ચુંટણીઓ માટે આદર્શ આંચારસંહિતા અમલમાં આવી ત્યારથી ચુંટણી પંચે દેશભરમાંથી કુલ બે હજાર ચારસો ચોસઠ કરોડ રૂપિયાની બેનામી રોકડ ગેરકાયદે દારૂ કેફી પદાર્થો સોનુ અને ભેટ સોગાદની ચીજવસ્તુઓ જપ્ત કરી છે

આ ઉપરાંત એક હજાર સત્તાણુ કરોડ રૂપિયાની કિંમતના કેફી પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે

જયદિપ વૈષ્ણવ રામનવમી કચ્છભરમાં આજે રામનવમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે

માંડવીમાં પણ લોહાણા મહાજન દ્વારા નવ નિર્મિત રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજાવાશે